પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિષ્ફળતાને પગલે આવતી હતાશાને દિલોદિમાગથી દૂર રાખવા વિદ્યાર્થીઓને અપીલ કરી સ્ટડી ઇન ગુજરાત રોડ શો ને દુબઈ તથા કુવૈતમાં નોંધપાત્ર સફળતા મળી

મહેસાણા જીલ્લાના મોઢેરાના સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો આરંભ સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ત્રણ દિવસ હજુ શીત લહેર યથાવત રહેશે તેવી

તેમણે ઉમેર્યું હતું કે નિષ્ફળતામાં પણ એક તક છુપાઈ હોય છે માટે નિરાશા કે હતાશાની લાગણીને તમારા દિલોદિમાગનો કબ્જો લેવા દેશો નહીં પરીક્ષામાં બેસવા સમયે ભય કે તાણ નો અનુભવ ટાળવાની કળા વિદ્યાર્થીઓને શીખવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગઇકાલે પરીક્ષા પે ચર્ચા જેવો કાર્યક્રમ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજ્યો હતો જેમાં દેશભરથી આવેલા બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણી ના જીવંત પ્રસારણ વડે આખા દેશ ની શાળાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમ સાથે પરોક્ષરીતે જોડાયા હતા અને પરીક્ષા નો ખોફ દૂર કરવાની સમજણ પ્રધાનમંત્રી મોદી પાસેથી મેળવી હતી ટેક્નોલોજીનો વપરાશ જીવન ના સારથિ તરીકે કરવાની સલાહ આપતા તેમણે કહ્યું હતું કે સૌ રોજ એકાદ બે કલાક ટેકનોલોજિકલ ઉપકરણ થી દૂર રહેવાની ટેવ પાડે અને આ ટેક્નોલોજી મુક્તિ ના સમય નો ઉપયોગ વાંચન લેખન કે મિત્રો સાથે હળવામળવા પાછળ કરે

પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઉપર શેઠ સી એન

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાનાં અધ્યક્ષપદે એક પ્રતિનિધિમંડળ મધ્યપૂર્વના વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ માટે આમંત્રિત કરવા ગયું છે અને તેમ ને ત્યાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે

દુબઈ ખાતે આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિધાર્થી સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાતને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

નો ઉલ્લેખ કર્યો ન હોવાથી કાનુની માપ વિજ્ઞાન ગાંધીનગરના નાયબ નિયંત્રક અને ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા એકમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ હતી ગ્રાહકોને વેચાતી કોઈપણ ચીજવસ્તુના પેકેટ પર ગ્રાહકો સ્પષ્ટપણે વાંચી શકે તે રીતે એમ

ડિગ્રી એન્જિનિયરીંગ ડિગ્રી ડિપ્લોમાં ફાર્મસી કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા એ બી અને એબી ગ્રુપના ધો

સંગીત નાટક અકાદમી દ્વારા આજે અને આવતીકાલે આ મહોત્સવનું આયોજન કરાયું છે મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે બે દિવસ દરમ્યાન વિવિધ કલાકારો અલગ અલગ નૃત્ય કલાનું રસપાન કરાવશે

નક્ટા ભારતીય જનતા પક્ષના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નફા ગઇકાલે સર્વસંમતિથી ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ શ્રી નડ્ડાએ કહ્યું હતું કે ગામડેથી આવેલો મારા જેવો માણસ પક્ષ પ્રમુખ બની શકે તે ભાજપની ખાસિયત છે આ પહેલા નવી દિલ્ફીમાં પક્ષના મુખ્યાલયમાં અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પ્રક્રિયા યોજવામાં આવી હતી કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાશિત રાજ્યોના નેતાઓએ શ્રી નડ્ડાની ઉમેદવારીના સમર્થનમાં ઉમેદવારીપત્રો ભર્યા હતા

દુર્ગાબેને બહેનોને પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઇડરિયો ગઢ સર કરવાની સ્પર્ધા પહેલી વખત યોજાઇ હોવાથી આખા ઇડર માં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો ધારાસભ્ય હિતુ કનોડિયાએ લીલી ઝંડી બતાવી સ્પર્ધકોને આરોહણ માટે વિદાય આપી હતી

ગત વર્ષે પણ પલ્લવીએ જિલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધાનું દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો હતો

સૌરાષ્ટ્રના કેટલોક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો રાજ્યના અન્ય ભાગોમાં પણ દિવસભર ઠંડા અને સૂકા પવનો ક્રંકાઇ રહ્યા છે જેથી લોકોને દિવસભર પણ તીવ્ર ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે